વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેના પ્રશ્નોની ચર્ચામાં ભાગ લેતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાયરૂપ થવા અતિવૃષ્ટિ માવઠુ અનાવૃષ્ટિમાં સહાય યૂકવાઇ છે જેમાં નિયત ધારા ધોરણો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા સરકારે ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેથ બાબતોને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડી છે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમા મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોનાને પર્હોચી વળવા રાજ્ય સરકાર સક્ષમ છે પરંતુ લોકોને સાવધાનીપૂર્વક રહેવાની જરૂર છે

જે મુજબ હાલ દરરોજ સવા બે લાખ લાભાર્થીને રસી અપાય છે તે સંખ્યા વધારીને દરરોજ ત્રણ લાખ લાભાર્થીઓને કોવિડની રસી અપાશે એવી જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓને ફ્રન્ટલાઈન વોરિયર ગણીને તેમને વયમર્યાદા વિના કોવિડની રસી અપાશે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં કોવિડના એક હજારથી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા છે

રાજ્યમાં ગઇકાલે એક હજાર યાર સો પાંચ દર્દીઓ સાજા થયા છે

અત્યારે કુલ નવ ફજાર ત્રણસો બોત્તેર એક્ટીવ કેસો છે જે પૈકી એક્યાંસી વેન્ટીલેટર ઉપર જ્યારે નવ હજાર બસો એકાણું દર્દીઓની સ્થિતિ સ્થિર છે રાજ્યમાં ગઇકાલે સાત મોત થતાં કુલ મૃત્યુઆંક ચાર હજાર ચારસો તોત્તેર થયો છે દરમિયાન રાજ્યમાં ગઇકાલે એક લાખ નેવું હજાર સાતસો વીસ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી

જે પૈકી આડત્રીસ લાખ ચોસઠ હજાર એક સો એક્સઠ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને છ લાખ એક્વીસ હજાર એકસો અઠ્ઠાવન વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાનું હાલ યાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવા અંગે કોઇ વિચાર નથી

ગુજરાતના મહેસાણા રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને બોટાદની ટીબી મુક્ત ભારત અભિયાનમાં નોંધપાત્ર કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતીન પટેલે રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર મેળવનાર પાંચ જિલ્લાના ક્ષય વિભાગના અધિકારીઓને રાષ્ટ્રીય પ્રમાણપત્રો અને કાંસ્ય ચંદ્રક આપ્યા હતા

તેમણે રાજ્યના બધા જ જિલ્લાઓમાં ટીબી નિર્મૂલનની કામગીરી થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો છે આરોગ્યમંત્રીએ ટીબી અને કોરોના અંગે લોકજાગૃતિ કેળવવા ગુજરાત સરકારે લીઘેલા પગલાની વિગતો આપી હતી તેમણે ભારપૂર્વક કહ્યું કે ટીબી અને કોરોના સામની આ ઝ્રંબેશ લોકભાગીદારીથી આગળ વધારવા સરકાર પ્રતિબદ્ધ છે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

ગુજરાત પાવર લિફટીંગ એસોસીયેશન દ્વારા યોજાયેલી રાજ્યકક્ષાની પાવર લિફટીંગ સ્પર્ધામાં સુરતના સશાંત બાબરીયાએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે

તો ઇંગ્લેન્ડ વન ડે શ્રેણીમાં ટકી રહેવા પ્રયાસ કરશે તેથી આજની મેય રસપ્રદ બની રહેશે

રાજ્યમાં બધા જ વિસ્તારોમાં મહત્તમ અને લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વધુ નોંધાયું હતું

વેરાવળમાં સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું

પાટણની હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ

આ તપાસ સમિતિએ તેનો અહેવાલ યુનિવર્સિટીને સોંપ્યો છે